તેમણે જણાવ્યુ હતું કે વિધાન સ્લાનું નવુ સત્ર આગળના સત્રના અંતિમ છ મહિનાની અંદર બોલાવવુ પડે છે આ વર્ષે લોકસભાની યુંટણીને કારણે ગુજરાત વિધાન સભાનું સત્ર ફેબ્રુ આરીને બદલે જુલાઈ મહિનામાં બોલાવવામાં આવ્યુ હતું તેથી શિયાળુ સત્ર હવે ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં બોલાવવામાં આવી રહ્યુ છે તેમણે જણાવ્યુ હતુ કે આ નિર્ણય અંગેનો નિર્ણય મંત્રી મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામોની રકમનાં ચેક અર્પણ કરાયાં હતા અંજાર શહેરના ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાંગપ્રસંગે સામાજીક શૈક્ષણિક પહાત વિર્ગોના કલ્યાણ તથા પ્રવાસન રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે સમગ્ર ગુ જરાતમાંથી તેજસ્વી રમતવીરો કચ્છના આંગણે આવીને ભાગ લઇ વિજેતા જાહેર થયેલ ગીર સોમનાથ ટીમ સહિતના અન્ય તમામ ખેલાડીઓને અભિનંદન આપતાં જણાવ્યું ફતું કે રાજય સરકાર મહાકુંભનું આયોજન કરી ખેલકુદ પ્રવૃતિને પ્રોત્સાહન પૂર્ણ પાડ્યું છે તેમણે વધુ માં જણાવ્યું ફતું ફે યુ વાધન માટે ખેલ ક્ષેત્રે કરાયેલી સુવિધાઓ અને પ્રોત્સાફનોના પરિણામે રમતગમત ક્ષેત્રે યુ વાનો ભાગ લઇને દેશનું ગૌરવ વધારી રહ્યા છે

ગુરૂવારની પરોઢ થી રણકાંધીના વિસ્તારો થી પ્રવેશેલા માવઠાએ કોટડામઢમાં એક યુ વાનનો ભોગ લીધો હતો ખડીર થી બન્ની અને બન્ની પચ્છમ થી જિલ્લા મથક ભુજ સહિત પશ્ચિમ પુર્વ કચ્છમાં થયેલા કમોસમી માવઠાથી ખેતરોમાં તૈયાર પાક પલળી જતા મોટુ નુકશાન થવાની ભીતી છે ગઈકાલે બપોરે જિલ્લા મથક ભુજ સહિત આપપાસના વિસ્તારોમાં અંધારાના માહોલ વચ્ચે ગાજવીજ અને ઠંડા પવનના સુ સવાટા સાથે શરૂ થયેલ વરસાદ થી રસ્તા પર જોશભેર પાણી વફી નીકળ્યા હતા અને ત્યારબાદ ઠંડી નીકળી હતી ભુજ ઉપરાંત અંજારગાંધીધામઆહીર પદ્દીના ગામો પાવર પદ્દીના વિસ્તાર નખત્રાણા પંથકમાકપટ વિસ્તારમાતાના મઢ ગઢશીશા અબડાસાના કેટલાક વિસ્તારમાં હાજીપીર પંથક મું દરાવાંકીદુ ધઈચોબારીરાપરભચાઉ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠા થયા હતા

ટી ઓ નાબ્ર દ કરી દેવાઈ છે અને લર્નિંગ લાયસન્સ માટે રાજયની વિવિધ આઈ ટી આઈની પસંદગી કરવામાં આવી છે ત્યારે તેમાં કચ્છ ખાતે અંજાર પાનધ્રીમાંડવી મું દરા અને રાપર ખાતે લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે કલ્પના શાહ્ દિવાળી વેકેશન બાદ ફરી શૈક્ષણિક કાર્યનો ધમધમાટ દિવાળીના વેકેશન બ્રાદ જિલ્લામાં ગેઈફાલથી શૈક્ષણિક કાર્યનો ફરી ધમધમાટ શરૂ થયો હતો અને એ સાથે સવારે બાળકોને લેવા આવતા રિક્ષા અને અન્ય વાહનો દોડતા થયા હતા શિક્ષકોવિધાર્થીઓ અને વાલીઓ ફરી શાળાકીય કાર્યમાં પરોવાયા હતા